બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જે

નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહયું કે પડોશી દેશોને વેકસીન ઉપલબ્ધ કરાવતી વખતે એ સુનિશ્ચિત કરાશે કે સ્થાનિક માંગને પહોંચી વળવા પુરતો ભંડાર હોય તેમણે કહ્યું કે ઘણા દેશો ભારત પાસેથી વેકસીન મંગાવવા ઇચ્છે છે કારણ કે ભારત વેકસીન ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર છે

તેઓ ગઇકાલે વારાણસીમાં કોવીડની રસી મેળવનાર લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંવાદ કરી રહ્યાં હતા તેમણે કહ્યું કે ભારતમાંજ તૈયાર કરાયેલી બે રસીઓની મદદથી હાલ દેશમાં કોવીડ રસીકરણ અભિયાન યાલી રહયું છે

અત્યાર સુધીમાં કોવીડને માત આપનારની સંખ્યા એક કરોડ ત્રણ લાખથી વધુ થઇ છે

આજે બપોરે કોલકાતા પહોંચ્યા પછી પ્રધાનમંત્રી નેશનલ લાઇબ્રેરી ખાતેના કલાકારોની શિબિરની મુલાકાત લેશે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 આજે સાંજે શ્રી મોદી વિક્ટોરીયા મેમોરિબલ ખાતે યાલી રહેલાં પ્રદર્શનને નિહાળશે

નેતાજી અંજલી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી અવસરે તેમને ભાવભીની અંજલી અર્પણ કરી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક ટવીટ સંદેશામાં જણાવ્યું કે નેતાજી ની દેશભકિત અને બલિદાન આપણને હંમેશા પ્રેરણા આપશે નેતાજી આપણા રાષ્ટ્રીય નેતાઓમાંના એક છે કે જેમણે આઝાદીની લડતમાં અસાધારણ યોગદાન આપ્યું

તેમના અમુલ્ય યોગદાન માટે રાષ્ટ્ર કાયમ નેતાજીનો આભારી રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટવીટ સંદેશામાં જણાવ્યું કે દેશની આઝાદી માટે નેતાજીએ આપેલા બલિદાન અને સમર્પણને દેશ હંમેશા યાદ રાખશે મુખ્યમંત્રી ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષચંદ્રની જન્મજયંતિ પરાક્રમ દિનની ભવ્ય ઉજવણી આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આઝાદીના ઈતિહાસમાં કરાઇ

હરિપુરા સાથે સુભાષયંદ્ર બોઝ બારડોલી સાથે સરદાર પટેલ અને અને દાંડી સાથે ગાંધીજીની ગૌરવભરી યાદો જોડાયેલી છે

તેમણે આઝાદીના અગણિત ઘડવૈયાઓના જીવનમાંથી શીખ લઈ દેશને ઉન્નત માર્ગે લઈ જવા આહ્વાન કર્યું પ્રધાનમંત્રી શિવસાગર પ્રધાનમંત્રીએ આસામના શિવસાગરમાં જેરેંગા પાથરમાં એક લાખ છ ફજાર જેટલા જમીન પદ્દાની ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું આસામના મુળ રહેવાસીઓને જમીન પદા ફાળવણીના પ્રમાણપત્રો આપવા અને તેમની સલામતીની ભાવના વધારવાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે જ્યારે આખો દેશ નેતાજીની જન્મજયંતિની પરાક્રમ દિવસ તરીકે ઉજવી રહ્યો છે ત્યારે નેતાજીની નિઃસ્વાર્થ સેવાભાવને માન આપવા અને તેમને યાદ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે આસામ અને ઇશાન ભારતનો વિકાસ એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું અને પરંપરાગત સ્વાગત કરાયું હતું

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

શ્રી ગીરીરાજસિંહે શ્રીલંકા સરકાર સાથે માછીમારોના પ્રશ્નો અંગે વાતચીત વડે ઉકેલ મેળવવાની હૈયાધારણ આપી હતી

બોલસેનારોએ કોવીડની રસી બ્રાઝીલને મોકલવાના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે ટવીટર ઉપર ભારતને બ્રાઝીલનો વિશ્વાસપાત્ર મિત્રદેશ ઓળખાવીને શ્રી બોલસેનારોએ કહ્યું કે કોવીડ રૂપી પડકારને પહોંચી વળવામાં બ્રાઝીલ સાથે ભારતે રસીના સ્વરૂપે કરેલા પ્રયાસો માટે બ્રાઝીલ ગૌરવ અનુભવે છે તેમણે કહ્યું કે આવનાર દિવસોમાં ભારત અને બ્રાઝીલ વચ્ચે આરોગ્ય સંભાળ ક્ષેત્રનો સહકાર હજી મજબુત બનાવાશે

ફિલ્મ મહોત્સવમાં જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલની નેતાજી સુભાષચંદ્ર બોઝ વીસ્મૃતીમાં ધકેલાયેલા નાયક ફીલ્મ દર્શાવવામાં આવશે આવતીકાલે ફીલ્મ મહોત્સવનું સમાપન થશે